પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

કેન્દ્રીય ફષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે લોકસભામાં જણાવ્યું હતું કે ઘઉં ચણા મસૂર રાઈ જુવાર તથા સૂર્યમુખીના લધુત્તમ ટેકાના ભાવોમાં વધારાની દરખાસ્તને આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય સમિતિએ મંજુરી આપી છે

કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લધુત્તમ ટેકાના ભાવ તરીકે છેલ્લાં છ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે

તેમજ ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ પાંચ હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ પાક નુકસાનીનું આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે સહાય માટે ખેડૂતો પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકશે અરજીનો ખર્ચ સરકાર ભોગવશે ખેડૂતોએ નજીકના ઇ ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેન્ક ખાતામાં ડીબીટીથી જમા કરાવાશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું વિધાનસભા ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ગઇકાલથી શરૂ થયું છે જે પાંચ દિવસ યાલશે સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીના અવસાન અંગે તેમજ કોરોનાથી અવસાન પામેલા કોરોના વોરિયર્સ અને પ્રજાજનોને શોકાંજલી અર્પણ કરી હતી વિધાનગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મંત્રીમંડળના સભ્યો વિપક્ષના નેતા અને ધારાસભ્યોએ વિધાનસભાના અન્ય પૂર્વ દિવંગત સભ્યોના અવસાન અંગે ભાવાંજલિ આપી હતી અને તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પાબ્યું હતું વિધાનસભા કોરોના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગઇકાલે વિધાનસભામાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજય સરકારે કરેલી કામગીરીનો સંકલ્પ રજૂ કરતા કહ્યુ કે કોરોના મહામારીની જંગમાં કોરાના વોરિયર્સની ભૂમિકાને કારણે કોરોના સંક્રમણને મહ્દઅંશે નિયંત્રણમાં રાખી શકાયું છે

તેમજ જે કોરોના વોરિયર્સ દિવંગત થયા તેઓને અંજલી આપી તેમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે

આ તમામ રકમ કોરોનાની મહામારી સામે લડી રહેલા નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વપરાશે

રાજ્યની માછીમારી બોટો આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા ઓળંગે નહીં તે માટે જી

વહીવટી ઝડપ વધુ સરળતા અને આર્થિક ભારણના ઘટાડા હેતુ બોર્ડના સભ્યોની સંખ્યા ઘટાડાઇ છે

રાજ્ય સરકારે આગામી ત્રણ મહિના સુધી આ સહાય યૂકવવાનો નિર્ણય કર્યો છે

ભુજ દાદર વચ્ચે આ ગાડી બોરવલી વાપી વલસાડ સુરત અંકલેશ્વર વડોદરા આણંદ અમદાવાદ ધ્રાંગધ્રા તથા ગાંધીધામ સ્ટેશને ઊભી રહેશે